મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન સંદર્ભે યર્ચા વિયારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદ તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ ઓગસ્ટ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદ તેમજ ઓક્ટોબર અંતિત અને નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં થયેલ ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સરવેની કામગીરી શરૂ કરી હતી જે પૂર્ણતાના આરે છે

આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદ રીવરફન્ટ ખાતે પુસ્તક મેળો ખૂલ્યો મૂકશે

આ પ્રસંગે મુખ્યમંત્રી દાણાપીઠ ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટસ તથા મલ્ટિલેવલ કાર પાર્કિંગનું ખાતમુફર્ત થશે આ ઉપરાંત તેઓ પાંચ નવી મેડિકલ વાનનું લોકાર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે આ પુસ્તક મેળામાં નાગરિકો માટે ફલોટિંગ રીડિંગ બોટ તરતી લાયબ્રેરીનું આયોજન કરાયું છે

સંસદીય બાબતોનો હવાલો ધરાવતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપ સિંહ જાડેજા માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે વિધાન સભાનું નવું સત્ર આગળના સત્રના અંતિમ દિવસના છ મહિનાની અંદર બોલાવવું પડે છે આ વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે ગુજરાત વિધાન સભાનું સત્ર ફેબ્રુઆરી ને બદલે જુલાઈ મહિના માં બોલાવવામાં આવ્યું હતું તેથી શિયાળુ સત્ર હવે ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં બોલાવવામાં આવી રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે આ અંગેનો નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો

મુંબઈથી દીવ વચ્ચે ગઈકાલથી ફ્રઝ સેવાનો પ્રારંભ થયો છે

શ્રી માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ફ્રઝ બિઝનેસના લીધે સ્થાનિકોને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થાય છે અને સ્થાનિક વિસ્તારના અર્થતંત્રનો વિકાસ થાય છે તેમણે ક્રઝ બિઝનેસને પ્રીત્સાહન અને સહાય આપવા કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું મુંબઈ પોર્ટના અધ્યક્ષ સંજય લારિયાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી એ લક્ષ્યાંક મુજબ વધુમાં વધુ બંદરો ઉપર ક્રઝ સેવા શરૂ કરવામાં આવી રહી છે જેમાં દીવનો ઉમેરો થયો છે

રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ થયો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ તાલુકાના કેશવાળા અને મેતા ખંભાળીયા ગામે તથા જસદણના વડોદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા પાકને મોટું નુકસાન થયું છે

ધારી ચલાલા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે કપાસ શિંગના પાકને નુકસાન થયું છે બાબરાના યામરડી તેમજ આજુબાજુના ગામોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા યલાલા ઝર મોરજર છતડીયા સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી વતાવરણ છવાયું હતું ધ્રાંગધ્રામાં કરા સાથે બે ઇંચ વરસાદ પડ્યો હતો પાટડી થાન મૂળી માળીયા ટંકારા હળવદ પંથક તથા બોટાદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યાના અહેવાલ છે બનાસકાંઠાના ભાભર અને સુઈ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો છે ભુજમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું નોંધાયું છે

જ્યારે લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી વધુ નોંધાયું છે

અમદાવાદમાં સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધુ લધુત્તમ તાપમાન નોંધાયું હતું

રાજ્યના વન વિભાગ અને આંતરરાષ્ટ્રીય પરિષદ ફિક્કીના સંયુકત ઉપક્રમે આજથી ગાંધીનગર ખાતે બે દિવસીય જીવનચક્ર વ્યવસ્થાપન આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જીવનની કોઇપણ પ્રક્રિયાની પર્યાવરણ પર થતી અસરો અંગે ચર્ચા વિયારણા થશે

બે દિવસ ચાલનાર આ પરિષદમાં જીવન ચક્ર વ્યવસ્થાપનની અસર પર્યાવરણ પર કેવી થાય છે તેની પરિષદમાં છણાવટ કરવામાં આવશે આ જીવનચક વ્યવસ્થાપનના જુદા જુદા વિષયો જેવ કે પ્રદૃષણ જમીન ફવા પાણી વિકસીત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ પ્લાસ્ટીક પોલ્યુશનની દરેક સ્તરે પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે તેની યર્યા થશે

આ ઉપરાંત બુનિયાદી અને વ્યવસાય લક્ષી પ્રવાહના ફોર્મ પણ ભરાશે

સૌરાષ્ટ્ર નાગાલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રની મહિલા ટીમે નાગાલેન્ડને હરાવી જીત મેળવી છે

જોકે સૌરાષ્ટ્ર ઉત્તરાખંડ વચ્ચે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રનો પરાજ્ય થયો હતો રાજ્યના વંશ ભગતાની અને રોહન મેહરાની જોડી પાંચમી પશ્ચિમ એશિયા કુજારીહા આઈટીએફ ટેનિસ સ્પર્ધામાં રનર્સ અપ રહી છે

સ્પર્ધાની સેમીફાઇનલમાં વંશ અને રોહનની જોડીએ સર્બિયાના પીટર તથા ક્રોએશિયાના એલેન બીલની જોડીને સીધા બે સેટોમાં પરાજ્ય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો હવેથી ફક્ત સોંગદનામું રજૂ કરીને આધારકાર્ડમાં સરનામું બદલી શકાશે કેન્દ્ર સરકારે આધારકાર્ડમાં સરનામા બદલવાના નિયમો સરળ બનાવ્યા છે આ નવા નિયમોના કારણે બેન્ક ખાતું ખોલવું પણ વધુ સરળ બનશે ગેજેટ નોટિફિકેશન મુજબ ઘર બદલનાર વ્યક્તિને પોતાના આધાર કાર્ડમાં નવા સરનામું નાખવા માટે ફક્ત સોગંદનામું રજૂ કરવું પ ડશે પોતાનું વતન છોડીને અન્ય શહેરમાં નોકરીએ જનારા લોકો માટે પોતાના આધારકાર્ડમાં સરનામું બદલવું હવે સરળ બની જશે